રાષ્ટ્રપતિએ ગુજરાતમાં કેવડિયા ખાતે પ્રિસાઇડિંગ ઓફિસરોની રાષ્ટ્રીય પરિષદનો આરંભ કરાવ્યો પરિષદના સમાપન સત્રને પ્રધાનમંત્રી સંબોધન કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ત્રીજા વૈશ્વિક નવીનીકરણ ઊર્જા મૂડીરોકાણ સંમેલન

બંગાળની ખાડીમાં ઉદભવેલું નીવાર વાવાઝોડું તમિલનાડુના મરાકન્નમ ખાતેથી જમીન ઉપર પ્રવેશ્યું ભારે વરસાદ અને પવનના લીધે વૃક્ષો અને મોબાઇલ ટાવરોને નુકસાનના અહેવાલ ફિટ ઇન્ડિયા સ્કૂલ વીકની બીજી આવૃત્તિનો આરંભ થયો છે આંતરરાષ્ટ્રીય ફ્રટબોલ રતમના દિગ્ગજ ખેલાડી અને અર્જેન્ટીનાના દિએગો

તેમણે કહ્યુ કે જયારે વિશ્વભરમાં લોકતાંત્રિક સંસ્થાઓ ઉપર સવાલ ઉઠાવવામા આવી રહ્યાં છે ત્યારે ભારતના લોકતાંત્રિક સંસ્થાનો વધુ મજબૂત બન્યા છે રાષ્ટ્રપતિએ કહ્યુ કે ભારતના પ્રાચીન ગ્રંથોમાં લોકતાંત્રિક મૂલ્યોનો ઉલ્લેખ જોવા મળેછે તેમણે કહ્યું કે અમારા બંધારણના ઘડવૈયાઓએ આ મૂલ્યોને બંધારણમાં સામેલ કર્યા છે

વૈંકેયા નાયડુ અને લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા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 આ વર્ષે આ કોન્ફરન્સનો વિષય છે સબળ લોકશાહી માટે વિધાયિકા કાર્યપાલિકા તથા ન્યાયપાલિકાનો આદર્શ સમન્વય આ સંમેલન અતંર્ગત અનકેવિધ પ્રવર્તમાન વિષયો ઉપર વિચારવિમર્શ માટે ત્રણ અલગ અલગ સત્રોનું આયોજન કરવામાં આવ્યુ છે આજે બંધારણ દિવસે અને પરિષદના સમાપન પ્રસંગે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી વિડિયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધન કરશે

ત્રણ દિવસીય આ સંમેલનનું આયોજન નવીન અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલય ધ્વારા કરાયું છે આ દરમિયાન નવીનીકરણીય અને ભાવી ઉર્જા વિકલ્પો પર ત્રણ દિવસીય સંમેલન યોજાશે ઉત્પાદનકર્તા ડેવલપર રોકાણકારોનું પ્રદર્શન પણ યોજવામાં આવશે

જેનો ઉદેશ્ય નવીનીકરણીય ઉર્જાનો વિકાસ અને હાલના વૈશ્વિક પ્રયાસોને વધુ વેગવાન બનાવવાનો છે તેમજ વૈશ્વિક રોકાણકાર સમુદાય સાથે ભારતીય ઉર્જા ક્ષેત્ર સાથે જોડાયેલા પક્ષોનો સંપર્ક વધારવાનો છે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

નાગરિકો આ કાર્યક્રમ માટે પોતાના વિચારો સૂચનો નમો એપકે માય જી

વી મંચ ઉપર મોકલી શકે છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ દરમિયાન ભારતીય ટપાલ વિભાગ તરફથી બહાર પડાયેલ વિશેષ ટપાલ ટીકીટ અને વિશેષ કવરનું પણ લોકાર્પણ કર્યું વિદ્યાર્થીઓ શિક્ષકો અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને સંબોધતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાર પૂર્વક જણાવ્યું કે યુનિવર્સિટીઓ માત્ર ઉચ્ય શિક્ષણનું કેન્દ્ર નથી પરંતુ પ્રેરણા આપતા શક્તિના સ્રોત છે પ્રધાનમંત્રીએ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને નવી શિક્ષણનિતિ અંગે ચર્ચાની હાકલ કરી હતી અને વિદ્યાર્થીઓને આત્મનિરિક્ષણ માટે યૂચન કર્યું હતુ

આ દિશા નિર્દેશોનો મુખ્ય હેતુ દેશમાં કોરોનાના પ્રસાર પર કાબૂ લેવાનો છે વધુમાં કેટલાક રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોરોના નવા કેસોમાં થયેલા વધારાને ધ્યાનમાં લેતા એ બાબત પર પણ ભાર મૂકવામાં આવ્યો છે કે કોરોના પર નિયંત્રણ રાખવા માટે સંપૂર્ણ સાવધાની અને નિર્ધારિત નિયંત્રણની વ્યૂહરચનાનું કડક પાલન કરવાની જરૂર છે દિશા નિર્દેશ અનુસાર કોરોનાના ફેલાવાને ધ્યાનમાં રાખી રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશની સરકારો સ્થાનિક પ્રતિબંધો લાદી શકે છે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ કન્ટેઇન્ટમેન્ટ ઝોનનું કાળજીપૂર્વક સીમાંકન કરવાનું રહેશે તેમજ કન્ટેઇન્ટમેન્ટ ઝોનની આરોગ્ય મંત્રાલયને મોકલવાની રહેશે

રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ કોરોના સ્થિતિનું આકલન કર્યા બાદ સ્થાનિક સ્તરે રાત્રિ કર્ફયૂ લાદી શકે છે પરંતુ કેન્દ્ર સરકાર સાથે પરામર્શ કર્યા વિના કન્ટેઇન્ટમેન્ટ ઝોન બહારના વિસ્તારોમાં લોકડાઉન લાગુ નહીં કરે જો કે લોકોની એક રાજ્યથી બીજી રાજ્યમાં તેમજ એક રાજ્યની અંદર જ આવન જાવનમાં કોઇ પ્રતિબંધ નથી

આ દિવસને રાષ્ટ્રીય કાયદા દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે

વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ

વાવાઝોડાની અસરથી ભારે વરસાદ થયો હતો જેને લીધે નદીઓમાં નવા નીર આવ્યા છે હવામાન વિભાગનું અનુમાન છે કે વાવાઝોડું જમીન પર પ્રવેશ્યા પછી આગામી છ કલાકમાં તેનું જોર ઘટશે

વાવાઝોડાને કારણે ઘણી જગ્યાએથી વૃક્ષો અને મોબાઇલ ટાવરો ઉખડી જવાના અહેવાલ છે

ઘણા મોબાઇલ ટાવર વાવાઝોડાથી પડી ગયા છે રાજ્ય સરકારે આજે બેન્ક તેમજ જાહેર ક્ષેત્રની ઓફિસોમાં રજા જાહેર કરી છે તેમજ ઘણી ખરી સ્પર્ધાત્મક પરીક્ષાઓ મુલતવી રખાઈ છે

શ્રી કિરણ રીજીજૂએ શાળાકીય જીવનમાં શારીરિક તંદુરસ્તી અને રમતોનું મહત્વ સમજાવીને કહ્યું કે ફીટ ઇન્ડિયા ઝૂંબેશમાં વિદ્યાર્થીઓ મુખ્ય ચાલકબળ છે

મેરાડીનાના મગજમાં લોહીનો ક્લોટ થતા તેમનું ઓપરેશન કરવામાં આવ્યું હતું પણ હૃદયરોગના હુમલામાં તેમનું અવસાન થયું છે

અર્જેન્ટીનાએ સદગતના માનમાં ત્રણ દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે